પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે લાભાર્થી ખેડૂતોને અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પાંચ વર્ષમાં આ ચોજનાનો વ્યાપ વધ્યો છે અને ખેડૂતોનું જોખમ ઘટ્યું છે દરમિયાન કેન્દ્ર સરકારે ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા અપીલ કરી છે

આ યોજના હેઠળ ખેડૂતોના હિસ્સાથી વધુ પ્રીમીયમ કેન્દ્ર તથા રાજ્ય સરકાર ભોગવે છે

કૃષિ મંત્રીશ્રી આર

ફળદુએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું સાંસદ મોહનભાઈ કુંડારીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોફને જણાવ્યું કે રાજકોટ ખાતે કોરોના વેકસીનના ડોઝ આવ્યા છે જેને વિભાગીય આરોગ્ય નિયામકની કચેરી ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેકસીન આપવામાં આવશે

એવું જિલ્લાના આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું

વેક્સિનેશનનો મુખ્ય કાર્યક્રમ જિલ્લા મથકે જી

તેમણે ઉમેર્યું હતું કે આ ભરતી માટે તા

જનાગ્રહ સંસ્થા દ્વારા શહેરી વિકાસમંત્રી હરદીપસિંહ પુરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા વર્ચ્યુઅલ સમારોહમાં આ શ્રેષ્ઠ ચૂંટણી આયોગનો પુરસ્કાર એનાયત કરાયો છે ઉલ્લેખનીય છે કે શહેરી સંસ્થાઓમાં નાગરિક લક્ષી આંતરમાળખાકીય વ્યવસ્થા અને લોકશાહી મૂલ્યોના સંવર્ધનની બાબતો માટે કાર્યરત જનાગ્રહ સંસ્થાએ અધતન ટેકનોલોજીના ઉપયોગની મતદારોની સુવિધા વધારવાની અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાની ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની વ્યવસ્થાની નોંધ લઈ આ એવોર્ડ માટે તેની પસંદગી કરાઈ છે

કોવિડ ગાઈડલાન્સ અનુસાર આ પર્વ ઉજવવાનું હોવા છતાં પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળે છે ભુજ અને અન્ય શહેરોમાં અને ગામોમાં પતંગના સ્ટોલ ઉભા કરાયા છે અને પતંગ રસિકો છેલ્લી ઘડીની ખરીદી માટે ઉમટી પડચા છે

પતંગ ઉપરાંત ઉધીયું મીઠાઈ વગેરે ખરીદવા માટે પજ્ઞ લોકો ઉમટી પડશે તેમ મનાય છે આવતીકાલથી ધનુર માસનું સમાપન થાય છે તેથી માંગલિક કાર્યો પણ થઈ શકશે